્યુઆઈડીએઆઈ ના સીઈઓ અજય ભુષણ પાંડે એ ગઈકાલે જણાવ્યું કે એડમિશન માટે આધાર કાર્ડની માંગણી કરવી તે સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં આવેલા ચુકાદા વિરૂધ્ધ ગણશે તેમણે કહયું કે યુઆઈડીએઆઈ ને જાણવા મળ્યું છે કે કેટલીક શાળાઓમાં એડમિશન વખતે આધાર કાર્ડની માંગણી કરાઈ રહી છે

યુઆઈડીએઆઈ એ શાળાઓને કહ્યું છે કે આધાર કાર્ડ ન હોવાના કારણે એકપણ બાળક એડમિશનથી વંચીત ન રહેવુ જોઈએ

ખાસ કચ્છ રણોત્સવ માણવા આવતા રાષ્ટ્રપતિની મુલાકાતને પગલે જીલ્લાનું વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર સજજ બની ગયા છે રાષ્ટ્રપતિના સુરક્ષા મુજબની તૈયારી અને આયોજન હાથ ધરાયા છે

પ્રથમ ટેન્ટસીટીમાં તેમનું સ્વાગત કરવામાં આવશે

તેમના આગમનને કારણે ટેન્ટસીટીમાં ગુજરાત રાજ્યના યુવા પ્રવૃત્તિ અને સંસ્કૃતિક વિભાગ દ્વારા ખાસ સંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કરવામાં આવ્યો છે જેમાં બસો જેટલા કલાકારો કલાના કામણ પાથરશે

મુખ્યમંત્રી અમદાવાદમાં યુનિવર્સિટી કન્વન્સન સેન્ટરમાં આ હુકમો અર્પણ કર્યો

પ્રક્રિયા ઓનલાઈન કરવાનો પાયલોટ પ્રોજેક્ટ અમદાવાદ ગાંધીનગર કલેક્ટર કચેરીમાં શરૂ કરવામાં આવ્યો હતો

શ્રી સિંહે બંદરીય વિસ્તાર એ છેવાડાનો વિસ્તાર છે તેનો વધુ વિકાસ થાય તે માટે પોતે કટિબદ્ધ છે બંદરથી જખો ગામ સુધીના માર્ગ માટે રૂા એક કરોડની ગ્રાન્ટ કોસ્ટગાર્ડ દ્વારા ફાળવણીની જાહેરાત કરતાં બંદરીય વિસ્તારના સફાઈક્ષેત્રે પૂરતું ધ્યાન આપવામાં આવે તેવું જણાવી મહિનામાં એકાદ વખત સફાઈ ઝુંબેશ રાખવા અને તેમાં કોસ્ટગાર્ડના જવાનોની મદદ લેવા જણાવી જખૌ બંદર પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળામાં ખૂટતી કડી માટે રૂા

રેવન્યુ ટ્રીબ્યુનલના જજજેલ વિભાગના આઈજી તેમજ વાહનવ્યવહાર વિભાગના નિયામક તરીકે સેવાઓ આપી છે

આ કેમ્પમાં હાડકાનામાનસિક આરોગ્ય તેમજ કાનનાક તથા ગળા તેમજ આંખના નિષ્ણાંતો વિકલાંગ દર્દીઓને તપાસીને પ્રમાણપત્ર આપશે તેવું મુખ્ય જિલ્લા તબીબી અધિકારી સહ સિવિલ સર્જનભુજની યાદીમાં જણાવાયું છે

સી ના જનરલ મેનેજરશ્રી ડેરના હસ્તે ખૂલ્લો મૂકાયો હતો

દરેક સ્ટોલની રૂબરૂ મુલાકાત લીધી હતી પ્રદર્શનને ખુલ્લો મૂકતાં શ્રી ડેરે કહયું કે વધુને વધુ માર્કેટિંગ થાય તથા જિલ્લા્ ઉધોગ કેન્દ્ર કચેરીને લગતી તમામ લાભકારી યોજના વિશેની માહિતી આપી હતી હસ્તકલા સ્તરે સંકળાયેલ કારીગરો તથા સ્ટોાલ ધારકોને સારી ગુણવત્તા તથા બજારને અનુરૂપ પ્રોડકટ તૈયારી કરી વેચાણ અર્થે મૂકવા માર્ગદર્શન અપાયું હતું

પવનની ઝડપમાં થઈ રહેલા વધારાના પગલે તાપમાન પણ નીચું ઉતરી રહ્યું છે

ડિસેમ્બરનો અંતિમ સપ્તાહ હોઈ ઠંડીના એક વધુ રાઉન્ડની આગાહી કરાઈ છે ત્યારે તેની અસર પણ શરૂ થઈ ગઈ હોવાનું વાતાવરણ પરથી જણાઈ રહ્યું છે